પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

ગઢડા અને કરજણમાં કોવિડના નિયમનું ઉલ્લંઘન થયું હોવાની ફરિયાદ મળી હોવાનુ તેમણે કહ્યું હતું

મુરલીફૃષ્ણએ ઉમેર્યું હતું કે કોવિડ ગાઈડ લાઈનના પાલન માટે ચૂંટણી પંચના આગ્રહનું પૂરેપુરું પાલન થશે

પાંચ જેટલા સખી મતદાન કેન્દ્ર ઊભા પણ કરશે જેમાં ફરજ ઉપરના તમામ કર્મચારી મહિલા હશે

કોરોના સંક્રમણ પ્રત્યેની અગમચેતી પ્રમાણે તમામ મતદાન મથકને સેનીટાઇઝ કરાયા છે અને દરેક બુથ પર મતદારી માટે સેનીટાઇઝર અને સાબુ પાણીની પણ વ્યવસ્થા ગોઠવાશે મતદાન માટે માસ્ક ફરજિયાત છે છતાં જો કોઈ મતદાર માસ્ક પહેર્યા વગર બુથ પર આવશે તો વહિવટી તંત્ર દ્વારા તેને બુથ પર જ માસ્ક અને હેન્ડ ગ્લોઝ આપવામાં આવશે

ડામોરે જણાવ્યુ છે

આ છૂટછાટનો અમલ આવતીકાલથી રાજ્યભરમાં થશે જો કે આ છૂટછાટમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે

જામનગરમાં મગફળીની ખરીદી જામનગરમાં હાપા માર્કેટીંગ યાર્ડના ઓપન બજારમાં મગફળીનો ખૂબ જ ઉંચો ભાવ બોલાતો હોવાથી જામનગરના ખેડૂતો ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાંથી પણ અનેક ખેડૂતો મગફળીનો જથ્થો લઇને વેચાણ માટે આવ્યા તામિલનાડુના કેટલાક વેપારીઓ ઉચ્ય કોટીના બિયારણ ખરીદી માટે હાપા માર્કેટીંગ યાર્ડમાં આવ્યા હોવાથ હરાજીની પ્રક્રિયામાં ખુબ તેજી આવી

પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી

શાળાના મેદાનમાં ટીયર લર્નિંગ મટિરીયલ અંતર્ગત એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે જેમાં બાળકોને આર્કષવા માટે આ પ્રોજેક્ટને ઢીંગલીનો આકાર આપ્યો છે જેથી બાળકો ઢીંગલી પાસે જઇ જાતે જ ગણિતનું અધ્યયન કરી શકે